લોકશાહીના પર્વ એવા ચૂંટણી ના માહોલમાં રાજકીય પક્ષો મેદાને ઉતરી આવ્યા છે ત્યારે ચૂંટણી પહેલા મતદારોના મન જીતવા રાજકીય ગતિવિષિઓ તેજ બની છે તો સાથે જ હવે રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં પણ લાગી છે

આ માટે ચૂંટણી કામગીરીમાં લાગેલા અધિકારીઓ અને કર્મચારીઓને પણ તાલીમ આપવામાં આવશે બ્રેઇલલીપીમાં ડમી બેલેટ શીટ તૈયાર કરવામાં આવશે જેમાં બેલેટ યુનિટમાં જેવી રીતે ઉમેદવારનું નામ ક્રમ અને પક્ષનું નિશાન હશે

જેને આધારે કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર મતદાન કરી શકશે

રાજ્ય કક્ષાએથી આવેલ અહેવાલ બાદ આયોડીનની પુરતી માટે યોગ્ય આરોગ્યલક્ષી પગલાં ભરવામાં આવે છે તેમ જણાવાયું છે

તેવો જીલ્લા પંચાયતના વિપક્ષી સભ્ય હઠ઼ભા સોઢાએ જણાવ્યું છે તેમણે ઉમેર્યું હતું કે જીએમડીસીના ડીસેલીનેશન પ્લાન્ટનું પાણી સારું ન હોવાથી તે પીવા લાયક નથી તેમજ અન્ય કોઈ સ્રોત ન હોવાથી અવાડાનું દુષિત પાણી પીવા માટે વાપરવું પડે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પાણીજન્ય રોગયાળો ફાટી નીકળવાનો ભય પ્રવર્તી રહ્યો છે તાલુકાના સરહદી કોરીયાણી કપુરાશી મુંધવાય માલડો ખેંગારપર નાની અને મોટી છેર નરેડી બાલાપર કૈથારી તેમજ આસપાસના ગામોમાં હાલ પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરાય તેવી માંગ પ્રવર્તી છે